દાંડીયાત્રા આઝાદોના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઈ રહેલી દાંડીયાત્રા આજે ત્રેવીસમાં દિવસે નવસારી જિલ્લાના ધામણ ગામે પહોંચી છે જયાં દાંડીયાત્રાઓનું ભવ્ય સ્વાગત કરાવામાં આવ્યું આ દાંડીયાત્રા આજે સવારે નવસારી જિલ્લામાં પ્રવેશતા વાડા મરોલી ચોખડ તથા ધામણ ગામે પદયાત્રીઓન સુતરની આંટી પહેરાવી અને પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું સિકિકમના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ આજે સાંજે ધામણ ગામથી નવાસારી દરમિયાન પદયાત્રા જોડાશે આરતી ભટ રસીકરણ ઝુંબેશ દશવ્યાપી રસોકરણ ઝબેશને ઝડપી બનાવવા મહત્વના પગલાં તરીકે કેન્દ્ર સરકારે આ ચાલુ મહિનાના બધા જ દિવસોમાં જાહેર અને ખાનગી ક્ષેત્રના કોવિડ રસીકરણ કેન્દોને કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે કેન્દ સરકારે ગઈકાલે તમામ રાજયો અને કન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છ જેમાં સરકાર દવારા જાહેર કરેલી રજાઓ સહિત મહિનાના બધા જ દિવસોમાં આ તમામ કેન્દોમાં કોવિડનો રસી આપવા માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું છે આરતી ભટ રાજય કોરોના સારવાર રાજયમાં કોરોનાની સારવાર માટે જરૂરી રેમડેસીવીર ઈન્જેકશન ફેવીપોરાવીર ગોળી વગેરેનો પુરતો જથ્થો ઉપલબધ્ધ છે

કોશિયાએ જણાવ્યું હત કે રાજયમાં કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ થાય ત કામગીરી ઉપર નાયબ મુખ્યમત્રી નીતિન પટેલ અન આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ દવારા દરરોજ મોનોટરીંગ થાય છે

એચ સી

આરતી ભટ ભુજ વ્યખ્યાનઃ ભુજ રોટરી ગ્રંથાલય ખાતે આજે સાંજે સાડાપાંચ વાગ્યે પુસ્તક અર્પણ અને વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે વિવેકાનંદ રિસર્ચ ટનીંગ ઈન્સ્ટીટયુટ માંડવી અને ઈન્સ્ટીટયુટ ઓફ યુથ ડેવલોપમેન્ટ ભુજના સયુંકત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમના અધ્યક્ષ પદે કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા રહયા હતા તો મુખ્ય વકતા તરીકે હરેશભાઈ ધોળકીયાએ સાહિત્યનો આવતીકાલ આ વિષયને અનુલક્ષીને વકતવ્ય આપેલ

આ કામ અંતર્ગત વિવિધગામોના કાચા રસ્તાઓ પર ડામર ોડ બનાવવાની સાથે મુખ્ય રોડને જોડતા ગ્રામ્ય રોડ નખત્રાણાના મોટી વિરાણી તયાર કરવામાં આવશે આરતી ભટ સરહદ ડેરી પરિવહન ખર્ચ કચ્છ જિલ્લામાં સરહદ ડરી સાથે સકડાયેલી દુધ મડળીથી નજીકના દુધ શીતકેન્દ્ર પર દૂધન પરિવહન કરતાં વાહનો માટે સરહદ ડેરી ડીઝલમાં થયેલો ભાવ વધારો ચૂકવશે

સરહદ ડેરી પર માસિક રૂપિયા છ લાખનું ભારણ આવશ એમ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ જણાવ્યું હતું આરતી ભટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા નવ નિયુકત પમુખ પારૂલબેન કારાની અધ્યક્ષતામાં યોજાઈ હતો

જિલ્લા પંચાયતની ચૂંટાયેલો નવી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા યોજાઈ હતી